કાશ્મીર વિશે નીડરતાભર્યા નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાફને તેમણે અભિનંદન આપ્યા હતા

સમાજિક ન્યાય માટે મોદી સરકારે લીધેલા પગલા યશસ્વી અને દુરોગામી જોવાનું શ્રી પ્રસાદે કહ્યું ફતું અર્થતંત્રમાં નિરાશા વ્યાપેલી ફોવાના આક્ષેપ નને તોડી પાડતા શ્રી પ્રસાદે કહ્યું હતું કે અર્થતંત્રનો પાયો મજબુત છે શ્રી પ્રસાદે ગઈકાલે આઇઆઇટી ગાંધીનગર કેમ્પસ ખાતે સુચના પ્રોદ્યોગીકી મંત્રાલય ગુજરાત સરકારના સફયોગથી નાસકોમ દ્વારા શરુ કરાયેલા સેન્ટર ફોર એકસોલોજસનું ઉદ્દઘાટન કર્યું હતું આસુતોષ અંતાણી અંબાજી ભાદરવી પૂનમ મેળો યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમના મેળાનો આજે પાંચમો દિવસ છે ગઈકાલે ચોથા દિવસ સુધીમાં અંબાના દરબારમાં દર્શનાર્થે આવેલા માઈભક્તોની સંખ્યા ત્રણ લાખ દસ ફજાર જેટલી થઇ હતી

જ્યારે મંદિર ટ્રસ્ટને દાન ભેટની આવક કપ લાખ રૂપિયા થઇ ફતી

કળશધારી કુમારિકાઓએ તિલક કરી આરતી ઉતારી સ્વાગત કર્યું હતું ત્યારબાદ પૂર્વ કરછના પોલીસ વડા પરિક્ષીત રાઠોડ નાયબ કલેકટર ડોકટર જોશી સિંફ જાડેજા સહિતના અધિકારીઓ જુના કટારીથા ગામના સરપંચ એશોક પટેલ તથા તેમની ટીમે પણ જવાનોનું વિશેષ સમ્માન કર્યું હતું આસુતોષ અંતાણી કરછ હવામાન સમગ્ર કરછ જીલ્લામાં આશરે દશેક દિવસના પડાવ બાદ મેઘરાજાએ એક દિવસના વિરામબાદ ગઈકાલે જીલ્લામાં છૂટીછવાઈ ઝાપટાં સ્વરૂપે ફાજરી પુરાવી ફતી જેમાં મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામમાં પોણો ઇંચ ઉપરાંત અદાણી બંદરે પણ વરસાદ થયો ફોવાનું જાણવા મબ્યું ફતું

હવામાને વિભાગ દ્વારા આગામી રજ કલાકમાં જીલ્લાના વાતાવરણમાં કોઈ ખાસ મોટા ફેરફારની સુચના આપવામાં આવી નેથી

આ અંતર્ગત ગાંધીધામ રેલ્વે સ્ટેશનમાં ઔડીટ માટે ટીમ આવી પજ્ઞોચી છે રેલવેના સતાવાર સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ સ્વચ્છ ભારત મિશન ફેઠળ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયન દ્વારા અમદાવાદ ડીવીઝનના ગાંધીધામ રેલ્વે ખાતે સોમવારથી સર્વે આદરવામાં આવ્યો છે

કાઉન્સિલની ટીમ દ્વારા રેલ્વે સ્ટેશનના ત્રણ પ્લેટફોર્મશોચાલયવઈટિંગરૂમપાર્કિંગપ્લોટસ્ટેશનના આજુબાજુના વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કાઉન્સીલનાં પ્રતિનિધિ દ્વારા સર્વે કરી અફેવાલ તૈયારે કરવામાં આવશે જે કેન્દ્રીય બોર્ડ અને પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલવામાં આવશે

આ યાત્રા દેરમિયોન મેડીકલ કેમ્પ પ્લાસ્ટિક મુક્ત ભારત અંગે જનજાગૃતિ વુક્ષારોપણ અને દેશભક્તિના કાર્યક્રમો યોજાશે